જનધન યોજનાને આજે છ વર્ષ પૂરા થયા તે નિમિત્તે ટ઼વિટર ઉપર આ યોજના સફળ બનાવનાર બધાને અભિનંદન આપતાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજનાએ ગરીબી નાબૂદી માટેની પહેલો માટે પાયાનું કામ કર્યું છે

અંબાલા ખાતે યોજનાર આ ક્રાર્યક્રમ માટે ફાન્સનાં સંરક્ષણમંત્રી ફલોરેન્સ પાર્લીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

ભારતીય વાયુદળે જણાવ્યું છેકે આ વિમાનોને ઐપચારીક સમારંભ બાદ ભારતીય વાયુદળમાં સામેલ કરાશે પ્રથમ તબક્કામાં ભારતે ફાન્સ પાસેથી ત્રણ સિંગલ સીટનાં અને બે ડબલ સીટનાં એરક્રાફટ મેળવ્યા છે

આ કાર્યક્રમ માટે જાહેર જનતા પાસેથી વિયારો અને સૂચનો આમંત્રિત કર્યા છે એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ મહિનાની મન કી બાતમાં યર્ચા માટે વિયારોની આપલે કરશે

તેઓ નમો એપ્લિકેશન અથવા માયગોવ પર પણ લખી શકે છે

ગઈકાલે જીએસટી કાઉન્સિલની બેઠક બાદ તેમણે કહ્યું કે એક વખત જીએસટી કાઉન્સિલ દ્વારા આ વ્યવસ્થા પર સહમતી થઈ જશે પછી બાકી નાણાંકીય વર્ષની સમસ્યા પણ ઊકલી જશે

જેથી દરેક રાજ્યને લોન માટે સંઘર્ષ ન કરવો પડે શ્રીમતી સીતારમણે કહ્યું કે રાજ્યોએ વિગતવાર રીતે બંને વિકલ્પો રજૂ કરવાની વિનંતી કરી છે અને તેના પર વિચાર કરવા સાત દિવસો આપવાની વિનંતી કરી છે

નાણાં સચિવ અજય ભૂષણ પાંડેએ કહ્યું છે કે કોવિડ રોગયાળાને કારણે જીએસટીની આવકને ભારે અસર થઈ છે

કોરોનાનાં લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ પુરસ્કાર વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી અપાશે રોહિત શર્મા ઉપરાંત ખેલરત્ન પુરસ્કાર મેળવનાર અન્ય ચાર ખેલાડીઓનાં નામ આ મુજબ છે કુશ્તીમાં વિનેશ ફોગાટ પેરાલ્મિપીયન મરિયાપ્પન થાંગાવેલું ટેબલ ટેનીસની ખેલાડીની મનીકા બત્રા અને મહિલા હોકી ટીમની રાની રામપાલ

જ્યારે બાકીનાં નવ વિજેતાઓ અલગ અલગ કારણોસર પ્રરસ્કાર સમારોહમાં જોડાઈ શકશે નહિં

ભારતીય તબીબી સંશોધન પરિષદે જણાવ્યું છેકે દેશભરમાં પ્રયોગશાળા તબક્કાવાર વધારવામાં આવી હોવાથી પરિક્ષણો વધુ પ્રમાણ કરવા શક્ય બન્યાં છે

સ્મતિ ઈરાની કાપડ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે દેશમાં પર્યાવરણ અનુફળ અને ઓછા ખર્ચે તૈયાર થતાં વૈકલ્પિક કાપડને વિકસીત કરવા અને સંસ્થાકીય બનાવવાની જરૂર છે જેનો ઉપયોગ રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવા માટે પણ થઈ શકે છે

શ્રીમતિ ઈરાનીએ વિશેષરૂપે શણના કાપડમાં મશીન ટેક્નોલોજીને વિકસાવવા પર ભાર મૂકવો હતો આ ક્રાર્યક્રમનો ઉદેશ્ય પ્લાસ્ટિક કોથળીઓનાં સ્થાને શણની ઓછા વજનવાળી ઓછા ખર્ચે બનતી કેરી બેગનાં વિકાસ માટે સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાનો હતો તોમર કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કૃષિ ક્ષેત્રે જરૂરી માળખાકીંય સૂવિધા વિકાસ સૂનિશ્ચિત કરવા બધા રાજ્યનાં મુખ્યમંત્રીઓને અનુરોધ કર્યો છે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી બધા રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને કૃષિમંત્રીઓ સાથે સંવાદ કરતાં શ્રી તોમરે કૃષિ ક્ષેત્રનાં વિકાસ માટે ફાળવામાં આવેલાં એક લાખ કરોડ રૂપિયાનાં ભંડોળની મદદથી માળખાકીંય સુવિધા ઉપરાંત સમુદાય ખેતીની અસ્ક્યામતો વધારવા ભાર મૂક્યો છે

ગઈકાલે સાંજે પત્રકારોને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે વિદેશમાં ભારતીય મિશન દ્વારા માંગના મૂલ્યાંકનના આધારે એર ઇન્ડિયા જૂથ અને ખાનગી વિમાન કંપનીઓ દ્વારા ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવામાં આવી રહી છે